પી નક્રા સહિત અનેક મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ સંદેશમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના જીવનમૂલ્યો અને લોકતાંત્રિક પરંપરામાં નિષ્ઠાનો આદર્શ પ્રસ્તુત કર્યા છે

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી મોદીને જન્મ દિન શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે શ્રી મોદી દેશની સેવા અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે

રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સંલઝ્ન બે યોજનાઓના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી જણાવ્યું છે કે જગત ની તાત સાચા અર્થમાં તાંત બને તે દિશામાં નિર્ધાર કરીને રાજ્ય સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે ગુજરાત ઉતમે થી સર્વોતમ તરફ જવાના સ્કલ્પ સાથે પેડ્રતોને પાકૃતિક ખેતી તરફ વાળીને હરિતક્રાંતિમાં પણ દેશભરમાં રોલ મોડેલ બનશે નેહલ ઠક્કર પગલા ખેડૂત કલ્યાણના બાઈટ રાજય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત આજરોજ કચ્છમાં પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિકિટ સહાય યોજનાનો પ્રારંભ અંજાર ભુજ અને નેખત્રાણા કલસ્ટર ખાતે કરવામાં આવ્યો હતો

નખત્રાણા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ચેરમેન ગુજરાત હાથશાળ અને હસ્તકળા નિગમગાંધીનગરના શ્રી શંકરભાઇ દલવાડીએ કચ્છી ખેડૂતોની કોઠાસૂઝ વખાણીને કચ્છની બાગાયતી ખેતીવિશે સમજ આપી હતી

ટી

આઈ રાપર ખાતે રૂબરૂ હાજર રહેવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપર કચ્છ દ્વારા જણાવાયું છે